શ્રી પ્રસાદે કહયું કે આ બાબત વધુ વિમર્શ માટે કાયદા પંચને મોકલવામાં આવી છે

નાગરીક ઉડકયન મંત્રી શ્રી હરદીપ સિંઘ પૂરીએ ગઇકાલે રાજ્ય સભામાં જજ્જાવ્યું કે જયપુર લખનૌ ગુવાહાટી તિરુઅનંતપુરમ અને મેંગલુરૂનો પશ તેમાં સમાવેશ થાય છે આ માટેનાં વૈશ્વિક ટેન્ડર બહાર પકયા છે પ્રથમ તબકકામાં અમદાવાદ લખનૌ અને મેંગલુરૂ વિમાન મથકો માટે હરાજી થઇ શકે છે

પોતાના ચુકાદામાં વડી અદાલતે જજ્ઞાવ્યું છે કે લોકોને પાર્કિંગની સુવિધા પુરી પાડવાની જવાબદારી શોપિંગ મોલ અને મલ્ટીપ્લેક્ષના સંચાલકોની છે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 આશૂતોષ અંતાણી ગુહ રાજયમંત્રીઃ દરીયાઇ સુરક્ષા ગૂહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું છે કે રાજ્યમાં દરિયાઇ માર્ગે કોઇ પણ પ્રકારની શંકાસ્પદ હેરાફેરી ન થાય તે માટે દરિયાઇ સુરક્ષાનું સીધુ મોનિટરીંગ હવેથી એડિશનલ ડીજીપી અને ડીજીપી કક્ષાના અધિકારીની દેખરેખ હેઠળ કરવામાં આવશે તેમજી વધુમાં જજ્ઞાવ્યું છે કે દરિયાઇ કામગીરીના સુપરવિઝન માટે આઇ જી પી કોસ્ટલ સિક્યુરીટીની તમામ કામગીરી એડીશનલ જી પી ડી જી પી મરીનને સોંપાશે પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું છે કે એ ડી જી પી

ટી એસ નું નામ બદલીને હવે એ ટી એસ

જી પી મરીન ટ્રાસ્ક ફોર્સનું નામ પણ બદલીને હવે આઇ જી પી કમાન્ડો ફોર્સ રાખવામાં આવ્યું છે જેનું મુખ્ય મથક અમદાવાદ રહેશે

કોહલીએ જજ્ઞાવ્યું હતું કે સાહિત્યના માધ્યમથી સમાજને શ્રેષ્ઠ દિશા તરફ વાળી શકાય છે

ચંદ્રકાન્ત મહેતાના પાંચ પુસ્તકોનું રાજભવન ખાતે વિમોચન કરતા રાજ્યપાલે વધુમાં જજ્ઞાવ્યું હતું કે ચંદ્રકાન્ત મહેતાની કલમે કંડારવામાં આવેલા લેખન દ્વારા ગુજરાતી અને હિન્દી ભાષા સમૃદ્ધ બની છે

આ સપ્લાય માટે સોલાર એનર્જી અથવા ઓશિયન એનર્જી ઉપયોગ વાળા જળમાર્ગ તૈયાર કરવા પકશે